તમામ ટુરીસ્ટ વિઝા રદ કર્યા છે

કર્યો છે રાજ્યસભામાં આજે તાજેતરમાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા હિંસક તોફાનો અંગે ચર્ચા કરાશે

સુધી લંબાવી છે

શ્રેણીની પ્રથમ વન ડે મેચ રમાશે

કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથની મળેલી છઠ્ઠી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે

કોઈપણ વિદેશી નાગરિક ભારતનો પ્રવાસ કરવા ઈચ્છતુ હોય તો તેમણે નજીકના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાનો રહેશે

ભારતીય નાગરિકોને અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ ટાળવાની સૂચના અપાઈ છે

ઈટાલીમાં વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોના પ્રાથમિક તપાસ અને સેમ્પલ લેવાની સુવિધા શરૂ કરાશે

શ્રી કુમારે કહ્યું કે મંત્રીઓના જૂથે દેશભરમાં કોરોના વાયરસ સામે લેવાઈ રહેલા સાવયેતીના પગલા અંગે ચર્ચાઓ કરી હતી અને કરાચેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોકોને કોરોના વાયરસથી બચવા પાયાના રક્ષણાત્મક પગલાં અનુસરવા અનુરોધ કર્યો છે લોકોને મોટી સંખ્યામાં ભેગા નહીં થવાની સૂચના આપી છે

લોકોને હાથ ધોયા વગર પોતાના નાક આંખ તથા મોંને ન અડવા જણાવાયું છે જાહેરમાં ન થ્રૂંકવા અને વારંવાર સાબુથી હાથ ધોવા જણાવાયું છે સરકારે ચોવીસ કલાકની હેલ્પલાઈન શરૂ કરી છે હેલ્પ લાઈન નંબર છે

કોરોના વાયરસ અંગે મદદ માટેનો ઈ મેલ આઈડી છે

તેમણે કહ્યું કે આવનારો દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં અને તેને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે

નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સચિવે જણાવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણને વૈશ્વિક રોગયાળો જાહેર કરવા સાથે દરેક જગ્યાએ દરેક વ્યક્તિએ તેની સામે લડત આપવા કાર્યરત થવાની આવશ્યકતા છે તેમણે દરેક સરકારને તેમના પ્રયાસો વધુ સઘન બનાવવા જણાવ્યું છે તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જો દરેક દેશ સંક્રમણની શોધ પરીક્ષણ સારવાર તથા પ્રતિસાદ માટે લોકોને જાગૃત કરશે તો આપણે રોગ સંક્રમણ અને ફેલાવો અટકાવવામાં ઘણી સફળતા મેળવીશું

કપૂરને ગઈકાલે વિશેષ અદાલતના ન્યાયાધીશ પી ડી રાજવૈદ્ય સમક્ષ રજૂ કરાયા હતા

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ વિપક્ષના નેતા ગુલામનબી આઝાદની માંગણી અંગે સહમતિ દર્શાવતા કહ્યું કે પ્રથમ ભાગમાં બે વટહકમ પર ચર્ચા બાદ દિલ્હીના તોફાનો પર ચર્ચા કરાશે નાદારી તથા બેન્કરપ્સી કોડ અને ખનીજ કાયદા સુધારણા અંગેના વટહ્કમ પર ચર્ચા માટેનો આજે અંતિમ દિવસ છે

સંઘશાસિત પ્રદેશના એક ધારાસભ્યે ઉપ રાજ્યપાલને વધુ અધિકાર આપનાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશને અદાલતમાં પડકાર્યો હતો ન્યાયમૂર્તિ મહાદેવને પોતાના ફેંસલામાં જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલને યૂંટાયેલી સરકારના દૈનિક કાર્યોમાં ફસ્તક્ષેપનો કોઈ અધિકાર નથી તેમનું કહેવું હતું કે તેનાથી આદેશનો ઉદ્દેશ્ય નિષ્ફળ થઈ જાય છે ઉપરાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એકલ પીઠના ફેંસલા વિરૂદ્ધ વડી અદાલતમાં અપીલ કરી હતી જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એ

સાહીના નેતૃત્વવાળી પીઠ દ્વારા કરવામાં આવી હતી પુડુંચેરી સરકારનું કહેવું છે કે ઉપરાજ્યપાલ ફક્ત કેબિનેટની ભલામણ અનુસાર કામ કરી શકે છે ઉપરાજ્યપાલ દ્વારા એડવોકેટે જણાવ્યું છે કે એકલ ન્યાયાધીશ પીઠ આ તથ્ય પર વિયાર કરવામાં નિષ્ફળ રહી છે કે ધારાસભ્યને મામલો દાખલ કરવાનો અધિકાર નથી

આ નીતિ મુજબ મધ્ય અમેરિકાના દેશોના દસ હજારથી વધુ શરણાર્થીઓને ફરજિયાતપણે મેક્સિકોમાં રહેવું પડે છે આશ્રય મેળવવા ઈચ્છતા આ લોકો મોટાભાગે ગરીબ અને પીડિત છે સંઘીય અદાલતે એક યુકાદામાં આ નીતિને ગેરકાયદેસર ગણાવી હતી ત્યારે ટ્રમ્પ વહિવટીતંત્રે સર્વોચ્ય અદાલતમાં તેની સામે પડકાર આપ્યો છે

આ પહેલાં પણ ચીનના એક પર્યટકના લીધે દેશમાં કોરોના વાયરસના સંક્રમણની જાણ થતાં શ્રીલંકાના સ્વાસ્થ્ય અધિકારીઓ ચીનના પર્યટકો માટે આગમન વીઝામાં પ્રતિબંધ લાદ્યો હતો

ખેલાડીઓને વ્યક્તિગત સ્વચ્છતા માટે શું કરવું અને શું ન કરવું તેની યાદી અપાઈ છ

મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે